રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભગવાન ગણેશજીના મંદિરો તેમજ ગણેશ પંડાલો વિવિધ ફૂલો રોશનીથી શણગારાયા છે આજે વહેલી સવારથી ભક્તો અબીલ ગુલાલ ઢોલ નગારા સાથે ભગવાન ગણેશજીની ગણેશ પંડાલોમાં વિધિવત સ્થાપના કરાવી રહ્યા છે જોકે ગઈકાલથી રાજ્યમાં મોડી સાંજ સુધી જે તે વિસ્તારોમાં ગર્ણેશજી મૂર્તિ લેવા માટે ભક્તોની ભીડ જોવા મળી હતી આજથી શરૂ થઈ અનંત ચતુદર્શી સુધી રાજ્યનાં ગણેશમય માહોલ રહેશે

આ પ્રસંગે ગાયત્રીબાએ વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણની પરંપરા અંગે જાણકારી આપી આશિવર્ચન પાઠવ્યા હતાં ધ્વજારોહણના પ્રસંગે અગ્રણી રામકુમાર ખાચરે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે પાંચાળની પવિત્ર ભૂમિ ઉપર આવેલ ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં વર્ષોથી યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાએ પ્રાચીન લોકસંસ્ક્રતિને જીવંત રાખી છે તેમણે મેળામાં પરંપરાગત ડ્રેસ પાવા બળદ ગાડા શરણાઇ રાસમંડળીઓ વધારેમાં વધારે સંખ્યામાં ભાગ લઇ મેળાની શાન જાળવી રાખે તેવો અનુરોધ પણ કર્યો હતો

શહેરની અંદર હજુ વધુ કાપડની થેલીની જરૂરિયાત હશે તો આર

ફાઉન્ડેશન પૂરી પાડશે તેમ જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ શારદાબેન પટેલ તેમજ ઉંઝાના ધારાસભ્ય ડૉ

જેમાં વિકાસ પેનલ વિશ્વાસ પેનલ અને પરિવર્તન પેનલ વચ્ચે પ્રથમવાર ત્રિપાંખીયો જંગ જામશે ભાવનગર ચિત્રસ્પર્ધા ભાવનગરની શિશુવિહાર સંસ્થામાં ગઇકાલે અતુલ્ય ભારત વિષયે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી

વરસાદ રાજકોટ રાજયમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થયા છે

જેનો લાખ લેવા માટે લોકોને રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે

શિક્ષિત બેરોજગારોને વ્યવસાય માટે પણ મુદ્રા લો આપવામાં આવી રહી છે અમરેલી કપાસ અમરેલી જિલ્લામા ચાલુ વર્ષે કપાસનુ વાવેતર ચાર લાખ હેકટરને પાર કરી ગયુ છે